પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વિવિધ વિસ્તારોમાંથી ગુજરાતમાં કેવડિયા સુધીની આઠ રેલવે ટ્રેનોને વીડિયો કોન્ફરસિંગના માધ્યમથી આજે પ્રસ્થાન કરાવશે પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રો રેલ ફેઝ ટુ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો આવતીકાલે શિલાન્યાસ પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા એક હજાર કરોડ રૂપિયાના સ્ટાર્ટઅપ સીડ ફંડ સ્થાપવાની જાહેરાત કરી છે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

શ્રી મોદીએ કહ્યું કે દેશમાં વિકસાવાયેલી રસી સસ્તી છે પણ તેની ગુણવત્તામાં કોઇ કચાશ નથી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

સ્ટાર્ટઅપ સીડ ફંડ યોજનાની મદદથી સ્ટાર્ટઅપની કલ્પના પ્રોટોટાઈપનો વિકાસ ઉત્પાદનોની ટ્રાય માર્કેટમાં પ્રવેશ તથા સંશોધન વગેરે ક્ષેત્રોની પૂરું પડાશે ગઈકાલે પ્રારંભ સ્ટાર્ટઅપ ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય બેઠકને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે આપણા યુવાનોની ઉર્જા અને જુસ્સો આખા વિશ્વ માટે નવી તકો ઉભી કરવાની ક્ષમતા ધરાવે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે બધા જ રાજ્યો સ્ટાર્ટઅપને મદદરૂપ બની રહ્યા છે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાની લહેર દેશના બીજા અને ત્રીજા શ્રેણીના શહેરો સુધી પહોંચી ગઇ છે

કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર હાલની એમ

યોજનાઓ મુજબ ખેડૂતો પાસેથી લધુત્તમ ટેકાના ભાવે પર ખરીદી કરી રહી છે